તેમ છતાં કન્ટેન્ટ ઝોનમાં ફિલ્મોના પ્રદર્શનને મંજૂરીઆપવામાં આવશે નહીં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલીસ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રક્રિયાઓ મુજબ સિનેમા હાલ થિયેટરો અને મલ્ટીપ્લેક્સમાં બેઠેલા વિસ્તારમાં પર્યાપ્તશારીરિક અંતર જાળવવાનું છે કોવિડને લીધે ભીડ ટાળવા માટે મલ્ટિપ્લેક્સમાં સ્ટેગર્ડશો ટાઇમનું પાલન કરવામાં આવશે લગભગ આઠ મહિનાના ગાળા પછી ફરી કામગીરી શરૂ કરશે ઓપરેશન ફરી શરૂ કરતી વખતે કોવિડને રોકવા માટે નવા નિયમો અને નિયંત્રણો નિર્ધારિત કરવામાં આવ્યા છે

જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ રહેશે પ્રવેશ સ્થળોએ થર્મલ સ્ક્રિનિંગ હાથ ધરાશે સેનિટાઇઝેશન બધા પ્રવેશદ્વાર પર ઉપલબ્ધ કરવામાં આવશે

કંપની દ્વારા આ અંગે ગુજરાત ઉર્જા વિકાસ નિગમની મંજૂરી મળી ગઈ હોવાની જાહેરાત કરાઈ છે

વિધાનસભા પેટા ચુંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચારસંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચુંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવી છે મતદાનના દિવસે મતદાન બુથની આસપાસ નિવારક પગલાં લેવા તથા રાજકીય પક્ષો ઉમેદવારો કાર્યકરો દ્વારા ઉભા કરવામાં આવતા બુથોના નિયમન માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રવિણા ડી કે